પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

એટલે આ નિર્ણય કરાયો છે

નિતીન પટેલ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીન પટેલે જણાવ્યું છે કે કોરોના મહામારી સામે કરકસર દ્વારા પણ નાગરિકોને લાભો સવલતો પૂરી પાડવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે

વરસાદ ગઇકાલે રાજયના મોટાભાગના વિસ્તારોમાં વિધિવત રીતે યોમાસુ બેસી ગયું છે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં દરમિયાન થયેલા અકસ્માતોમાં સાત લોકોના મોત થયા છે અમરેલીમાં વીજળી પડવાતી બે મહિલા અને એક કિશોરનું મોત થયું હતું તો એક મહિલા પુરમાં તણાઇ ગઇ હતી ગઇકાલે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાત કેટલાક જિલ્લાઓમાં ચોમાસાનો પ્રવેશ થયો છે

ગઇકાલે ચોમાસાએ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતનો વિસ્તાર આવરી લીધો છે રાજ્યના જળાશયોમાં નવા નીર આવતા પાણીની આવકમાં વધારો થયો છે

અમરેલી વરસાદ અમરેલી જિલ્લામાં ગઇકાલે ધોધમાર વરસાદ થતા વીજળી પડવાથી બે ઘટનામાં એક મહિલાનું મોત નિપજયું છે તો એક મહિલા પાણીમાં તણાઇ ગઇ છે ખાંભામાં વીજળી પડતા ત્રણ વ્યક્તિ ધાયલ થયા છે ઘાટી બગસરા રોડ પર હામપુરા નજીક પવન કુંકાતા વૃક્ષો ધરાશયી થતા વાહનવ્યવહાર ખોરવાયો હતો

લીલીયાના નાના લીલીયા નજીક આવેલો ખારો નદીમાં પુર આવ્યું હતું સાવરકુંડલા રંધોળા હાઇવે પર નદીના પાણી ફરી વળ્યા હતા લીલીયાની નાવલી નદીમાં પણ પુર આવ્યું છે

ઉનાના સંજલિયા ગામે વીજળી પડતા બે વ્યક્તિઓના મોત નિપજયા છે ઉનામાં વીજળી પડવાના ચાર બનાવ બન્યા હતા જેમાં પાજપુર ગામે પાંચ પશુઓના મોત થયા હતા

ગીર ગઢડાના ઇટલાયા ગામે ખેતકામ કરતા ત્રણ મહિલાઓ પર વીજળી પડતા ત્રણેય મહિલા ઇજાગ્રસ્ત થઇ છે જેમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજયું છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય જળવાઈ રહે તે માટે ડીડી ગિરનાર ઉપરથી હોમ લર્નિંગ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યૂડાસમા અને શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા

યાલુ વર્ષે પણ રાજ્યમાં જુદી જુદી જેલોમાં રહેલ બંદીવાનોએ પરીક્ષા આપી હતી

આ અંગે અમારા કચ્છના પ્રતિનિધિ પાસેથી સાંભળીએ એક અહેવાલ

મુખ્યમંત્રીશ્રીએ હવે મંજૂર કરેલી ટી પી સ્કીમમાં અમદાવાદની છ ડ્રાફ્ટ ટી પી તથા એક પ્રીલીમીનરી ટી પી નો સમાવેશ થાય છે જેમાં કલાણાની ટી પી સ્કીમ નં

પી સ્કીમ નં

પી

જેમાં નવું બિલ્ડીંગ ઉભુ કરવા તેમજ જૂના શાકમાર્કેટ રીનોવેશન સાથે વરસાદી પાણીના નિકાલ અંગેના કામોનો સાવેશ થાય છે આ પ્રસંગે કોરોના વોરીયર્સ એવા ડોકટર્સ ફાયરબ્રિગેડના જવાનો તથા સંલગ્ન કર્મચારીઓનું પુષ્પવર્ષા દ્વારા સ્વાગત કરાયું હતું